અનેક સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો રાત્રે ગરબાની રમઝટથી વાતાવરણ ગાજતું થયું છે કચ્છી આષાઢી બીજ નિમિત્તે જિલ્લાભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે સાંસ્ક્રતિક મિલનો સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન થયું છે મુંબઈમાં કચ્છશક્તિ અને કચ્છ યુવક સંઘ દ્વારા વિવિધ અને અગ્રણીઓનું સન્માન થાય છે ભાવનગર હૈદરાબાદ ચેન્નાઈ વિગેરે સ્થળે કચ્છી નવા વર્ષની ઉજવણી થશે મુખ્યમંત્રી વિજય રૂપાશીએ કચ્છી નવા વર્ષ નિમિત્તે કચ્છી સમાજને શુભકામના પાઠવી છે નેહ્લ ઠક્કર રથયાત્રા ભગવાન જગન્નાથજીની નગરયાત્રાના પર્વ અષાઢી બીજ નિમિત્તે ઠેર ઠેર રથયાત્રાઓનાં આયોજન થયાં છે

આજે યોજાનારી રથયાત્રા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અમદાવાદ ભાવનગર સુરત વડોદરા સહિત ઠેર ઠેર રથયાત્રા સંદર્ભમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે તેના આધારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રથયાત્રા પૂર્વે અમદાવાદના સુપ્રિધ્ધ જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી રાજ્યપાલ શ્રી ઓ

કોહલીએ આ વિધિમાં ભાગ લીધો હતો આજે સવારે મંદિરમાં પૂજન અર્ચન થશે અને બાદમાં મુખ્યમંત્રી દ્વારા પહિન્દવિષિ કરાશે ભગવાન જગન્નાથ ભાઇ બળદેવ અને બહેન સુભદ્રાજીના રથ બાદમાં નગરયાત્રા શરૂ કરશે

કોહલીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવનપર્વે અને કચ્છ નૂતન વર્ષના અવસરે નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે રાજ્યપાલશ્રીએ સંદેશમાં જણાવ્યું છે કે આ બન્ને પર્વો સમાજમાં પરસ્પર ભાઇચારો સુખશાંતિ અને સમૂદ્ધિમાં વૂદ્ધિ કરશે નેહ્લ ઠક્કર ભુજ રથયાત્રા ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા અષાઢી બીજ નિમિત્તે આજે છઠી રથયાત્રા યોજાશે આ વખતે પ્રથમ જ વાર એક સાથે બે રથ સાથે રથયાત્રા નીકળશે જેમાંથી એક રથને મહિલાઓ પ્રેંચશે રથયાત્રાના બે રથ પૈકી એક રથમાં ભગવાનજગન્નાથજી જ્યારે બીજા રથમાં ભગવાન સ્વામિનારાયજ્ઞ બીરાજશે રથયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી સ્વામિનારાયજ્ઞ મંદિર ખાતે વિરામ લેશે

સી

મોદી સરકારનું બજેટ જાહેર થાય તે અગાઉ માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાની જાહેરાત થઇ ચૂકી છે ત્યારે સાગરખેડૂ ખુશ છે માછીમારીનો ધંધો પુરુતું વળતર આપતો બને તે માટે ઉદ્યોગની માફક સસ્તાદરે બેંક ધિરાજ્ઞ મળે તેવી અપેક્ષા માછીમારો રાખી રહ્યા છે જખૌ બંદર માછીમાર અને બોટ એસોસિયેશનના પ્રમુખ અબ્દુલ શાહ પિરઝાદા કહે છે કે દરિયાકાંઠે આવેલા નાના ગામડે ફિશીંગ જેટી બનાવી આપવાની જાહેરાત સરકારે કરી છે તેનો અમલ વહેલી તકે થવો જોઇએ ઉંડા દરિયામાં જઇ શકે તેવી બોટ અને જાળ ખરીદવા સસ્તા ધિરાણની તેમણે માંગણી કરી છે

ગઈકાલે ભુજ ખાતે જીલ્લા શિક્ષણાધિકારી ડો

દરેક વિદ્યાર્થી દીઠ એક વૃક્ષ વાવવા સંકલ્પ કરાયો હતો